બેઠક દરમ્યાન ઓમ બિરલા લોકસભામાં સુચારુ સંચાલન માટે રાજકીય પક્ષોનો સહયોગ માંગશે રાજ્યસભાના સભાપતિ એમ વૈકેયા નાયડુએ પણ રવિવારે રાજ્યસભા માટે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે સત્રના એક દિવસ પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

ન્યાયાધીશ એમએમ સુન્દરેશ અને ટીકા રમણની બેંચે બઢતીમાં અનામતને પડકારતી અરજી પર સુનાવણી પછી જણાવ્યું કે ભરતી વખતે અનામતની રોસ્ટર પધ્ધતિને વરીષ્ઠતા નકકી કરવા અને બઢતીમાં ધ્યાનમાં ન લેવી જોઇએ બેંચે તેના આદેશમાં કહ્યું કે યોગ્યતાને આધારે જ વરીષ્ઠતા નકકી થવી જોઇએ નહી તો અનામતને આધારે નિમણુંક થયેલ કર્મચારી પોતાની કક્ષાની યોગ્યતા મુજબ ભરતી થયેલ બીજા કર્મચારી કરતા વરીષ્ઠ ગણાશે જેને બીન અનામત શ્રેણીમાં યોગ્યતાને આધારે નીમણુંક કરાયેલ હતા

સી પી અને કોંગ્રેસ સામેલ હશે

ના વડા શરદ પવારે ગઇકાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણ પક્ષોની સંયુક્ત સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે ત્રણેય પક્ષોનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશયારીને મળી શકે છે પરંતુ ત્રણેય પક્ષોએ એ સ્પષ્ટ કર્યું કે તેઓ વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયતાની માંગણી કરવા મળી રહ્યા છે સરકારની રચના માટે નહીં

એક બેઠક અનુસુયિત જનજાતિ અને બે બેઠક અનુસુયિત જાતિ માટે અનામત છે આ તબકકામાં આઠ જીલ્લામાં સત્તર મતક્ષેત્રોમાં બાર ડીસેમ્બરે મતદાન કરવામાં આવશે

સર્વોચ્ય અદાલતે ગઇકાલે હવા પ્રદૃષણમાં ઘટાડો કરવા માટે દિલ્હી પંજાબ હરીયાણા અને ઉત્તર પ્રદેશ ધ્વારા લેવાયેલા પગલાઓને ગંભીરતાથી લીધા અદાલતે આ ચાર રાજયોના મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે તેઓ રપ નવેમ્બરે તેની સમક્ષ ફાજર થાય સર્વોચ્ય અદાલતે દિલ્ફીમાં સમ વિષમ યોજના લાગુ કવરા અંગે પણ સવાલ ઉઠાવ્યા

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ સહેલી ઘોષ રોયના નેતૃત્વવાળી સાત સભ્યોની ટુકડીએ બે દિવસીય સ્થળ પર નુકસાનનું મૂલ્યાંકન હાથ ધર્યું જેમાં છ માંથી ચાર અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લીધી સુશ્રી ઘોષ રોચે કહ્યું કે દરિયાકાંઠામાં ડાંગરનો પાક સંપૂર્ણ રીતે નાશ થઇ ગયો છે અને ટ્રાન્સમિશન લાઇન જેવી માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે આ ટુકડીએ ભદ્રાક બલેશ્વર કેન્દ્રપાડા અને જગતસિંહ પુર જિલ્લાઓમાં નુકસાનની આકારણી કરી

એક ટવીટમાં તેમણે કહયું કે મજબુત લોકતંત્ર માટે પ્રેસની સ્વતંત્રતા જરૂરી છે અને આ સરકાર પ્રેસ માટે પુર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે શ્રી જાવડેકરે કહયું કે મીડીયા ટીકા કરી શકે છે પરંતુ તેણે ફેક ન્યુઝ પ્રત્યે સંપુર્ણપણે સજાગ રહેવુ જોઇએ અને ખોટી માહિતીથી દુર રહેવુ જોઇએ તેમણે કહ્યું કે દરેક સ્વતંત્રતા માટે નૈતિક જવાબદારી હોય છે

આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે સનસનાટીભર્યા સમાચારનો અર્થ અર્થહીન સમાચાર છે શ્રી નાયડુએ કહ્યું કે પત્રકારત્વના મૂળ મૂલ્યો હવે બદલાયા છે કારણ કે વ્યવસાયિક જુથો રાજકીય પક્ષો અને ખ્યાતનામ વ્યક્તિઓ તેમના હિતોને પ્રોત્સાહન આપવા ટીવી ચેનલો અને અખબારોનો ઉપયોગ કરી રહી છે શ્રી નાયડુએ કહ્યું કે લોકોના હકના રક્ષણ માટે સ્વતંત્રતા જરૂરી છે સમાચાર માધ્યમો લોકોને જાગૃત કરવા જવાબદાર છે

આ અગાઉ ચીનના પાંચમાં ક્રમાંકિત ખેલાડી ચેન લૌંગને ઇજા થવાથી મેચમાંથી બહાર થતાં ભારતના કિદામ્બી શ્રીકાંત પુરૂષોની સેમીફાઇનલમાં પહોંચી ગયો છે જે સમયે લૌંગે મેચમાંથી બહાર જવાનો નિર્ણય કર્યો તે સમયે શ્રીકાંત એક રાઉન્ડથી આગળ હતા

પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર મનગાંવના ક્રિપ્ટઝો પ્રાઇવેટ લીમીટેડમાં એક અઝિશામક યંત્રના પરીક્ષણ દરમિયાન આ દુર્ધટના ઘટી

તેમણે ઉમેર્યુ કે આગને કાબુમાં લઇ લેવાઇ હતી અધિકારીએ જણાવ્યું કે ઇજાગ્રસ્ત કર્મચારીઓને મનગાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાંથી સાતની હાલ ગંભીર હતી

ડી સી એ ના અધ્યક્ષપદના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે જણાવ્યું કે સંસ્થામાં વિવિધ ખેંચતાણ અને દબાણો વચ્ચે તેઓ હવે આ પદ પર રહી શકે તેમ નથી શ્રી શર્મા ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી તરફથી સક્રિય પીઠબળ મબ્યા બાદ ક્રિકેટ વહીવટમાં જોડાયા હતા

પોલીસે જણાવ્યું કે અનુરાધાપુરા નજીક મતદારોને લઇ જતી બસોને અજાણ્યા લોકોએ રોકી હતી અને બસો પર ગોળીબાર કર્યો હતો